ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં માર્ગ પરિવહન નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલયે આ યોજનાને સૈદ્ધાંતિક મંજુરી આપી છે તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા છેલ્લા પાંચ વર્ષમાં સરકારે સઘન પ્રયાસો કર્યા છે પણ આ ક્ષેત્રે સફળતાનું પ્રમાણ સંતોષકારક નથી અમદાવાદની ખાસ સી બી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

અદાલતે ગત છઠ્ઠી જૂલાઇએ દિનુ બોઘા સહિત સાત આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા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

નાગરિકોની આશાઓ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે અને છેવાડાના માનવીને કલ્યાણકારી યોજનાના લાભો પ્રરા પાડવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પણ અમે કરી રહ્યા છીએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ સી એમ ડેશ બોર્ડ દ્વારા યોજનાઓની પ્રગતિ તથા લાભો ક્યાં સુધી પહોંચ્યા તેનું સમયાંતરે મોનીટરીંગ કરી રહ્યા છે રાજ્ય સરકારની પારદર્શી નીતિના પરિણામે નાગરિકોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે તેને પરિપૂર્ણ કરવો એ અમારી પ્રતિબદ્ધતા છે

ગઇકાલે રાજ્ય વિધાનસભામાં પ્રશ્ન કલાક દરમિયાન એક લેખિત જવાબમાં શહેરી વિકાસમંત્રીએ આ માહિતી આપી હતી

દરિયાઈ રસ્તે માલ પરિવહનનો વધારો કરવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું છે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

ગુજરાત બિન અનામત શૈક્ષણિક તથા આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ બી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

અમદાવાદમાં છ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલા તેરપંથ ભવનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદહસ્તે ગઇકાલે યોજાઈ ગયું વિશ્વ ફલક ઉપર આગામી સદી હવે ભારતની સદી હોવાનો ગર્વ આ પ્રસંગે શ્રી રૂપાણીએ કર્યો હતો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

વાહનવ્યવહાર કમિશનર દ્વારા સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના હિતમાં વાહનચાલકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે આ માર્ગ સલામત માર્ગદર્શિકા હેઠળ બાળકોને સ્ક્રલે લઈ જતાં તમામ પ્રકારના વાહનોના ડ્રાઇવરોના બાળકોની સલામતી માટે જરૂરી પગલાં ભરવા આદેશ અપાયા છે જેમાં સ્ક્રલ બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ ડ્રાઈવરની માહિતી અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે જોઈ શકાય તેમ લખાયેલો હોવો જોઈએ બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી હોવી જોઈએ આપાતકાલીન દરવાજો તેમજ દરવાજા પર વિશ્વનીય લોક હોવું જોઈએ બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલીના હોવી જોઈએ

મી પ્રતિ કલાકની હોવી જોઈએ

સ્કૂલ બસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિસંકેતનું સાધન હોવું જોઈએ જેથી આપત્તિના સમયે ચેતવણી આપી શકાય બસની અંદર પૂરતું અજવાળું હોવું જોઈએ તેમજ અંદર થતી પ્રવ્રત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ

અને છેલ્લા થોડાં સમયથી તેમનું સ્વાસ્થ્ય કથળેલું હતું લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ અને ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા આંબલામાં અનિલભાઈ ભટ્ટ બુનિયાદી શિક્ષણના સફળ હિમાયતી રહ્યા તેમજ શિક્ષક તરીકેના વલણ સાથે વિવિધ હોદ્દાઓમાં તેમને સેવા આપી હતી ગઇકાલે બપોરે સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં શૈક્ષણિક અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

ગુજરાત સહિત દેશભરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ગઇકાલે થઇ રહી છે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

રાજ્યના જિલ્લાઓમાં પણ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે સંબંધિત કાર્યક્રમો યોજાયા હતા પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપ તથા રેલી યોજી વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા કક્ષાએઆરોગ્ય વિભાગના કર્મચારીઓ અને લક્ષિત દંપતિઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

તેમજ પાટણ તાલુકા હેલ્થ કચેરી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન વિશ્વ વસ્તી દિનની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા લોકજાગૃતિ રેલી યોજાઈ ગઈ